તેલંગાણાના શ્રીશૈલમ જળવિદ્યુત પ્લાન્ટમાં આગ લાગતાં નવ કર્મચારીઓ

આપેલા યોગદાન બદલ પ્રશંસા કરી સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાએલી ઓનલાઇન લધુ ફિલ્મ સ્પર્ધાનાં પરિણામ જાહેર કરાયાં ભારત અને માલદીવ વચ્ચે સીધી જહાજ સેવા આવતા મહિને શરૂ થશે

એક ટનલની અંદર બનાવવામાં આવેલા આ વીજ પ્રોજેકટમાં આગ લાગી હતી અને તેમાં આ કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે આ પાવર હાઉસ તેલંગાણા તરફ શ્રીશૈલમ જળાશયની ડાબી બાજુએ આવેલું છે પ્રોજેક્ટમાં કામ કરતા દસ લોકો આગના સમયે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જ્યારે નવ લોકોના ફસાયેલા હોવાની આશંકા છે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી છે ધુમાડો ટનલમાં ભરાયો હોવાથી બચાવ કામગીરીમાં અડચણ ઉભી થઈ રહી છે ફસાયેલા ઇજનેરોમાં વિભાગીય ઇજનેરી અને સહાયક ઇજનેરી શામેલ છે તેલંગાણા ટ્રાન્સકોના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર રાવે કહ્યું કે જે એકમને આગ લાગી છે તેને બીજા એકમોથી અલગ કરી દીધું છે જેથી આગને કારણે અન્ય એકમોને નુકસાન ન થાય પ્રારંભિક અહેવાલો અનુસાર આ ભૂગર્ભ જળ વિદ્યુત મથકમાં શોર્ટ સર્કિટથીઆગ લાગી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અગ્રણીઓએ આ આગથી જાનહાનિ બદલ ચિંતા વ્યક્ત કરી છે

યાલુ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ કરતાં છ ટકા વધુ વરસાદને ધ્યાનમાં રાખીને ખરીફ ઉત્પાદનમાં મોટો વધારો થવાની સંભાવના છે

સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે ખાતર વિભાગે પોષણ આધારિત સબસિડી યોજના હેઠળ તમામ ખાતરી માટે દેશમાં ઉત્પાદન કે આયાત ખર્ચની સમિક્ષા શરૂ કરી છે શ્રી ગોવડાએ જણાવ્યું છે કે ખાતાકીય દેખરેખ સાથે ખાતર કંપનીઓએ સ્વયં નિયમનકારી પદ્ધતિ અપનાવી છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવાહી કુદરતી ગેસના ભાવમાં ઘટાડાથી ખેડૂતો લાભ મેળવી શકે આ કંપનીઓ ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી એમોનિયમ સલ્ફેટ અને અન્ય પીએનકે ખાતરોનો ઉપયોગ કરે છે

પત્રમાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભાવિપેઢી સુરેશ રૈનાને એક મહાન બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ખૂબ ઉપયોગી બોલર તરીકે પણ યાદ રાખશે તેની ફિલ્ડિંગ અનુકરણીય અને પ્રેરણાદાયક રહી છે અને તાજેતરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધેલા કેટલાક શ્રેષ્ઠ કેચ હંમેશા યાદ રહેશે શ્રી મોદીએ કહ્યું કે મેદાન પરની સાવધાનીથી રૈનાએ કેટલા રન બચાવ્યા છે તેની ગણતરી કરવીમુશ્કેલ છે

શ્રી મોદીએ કહ્યું કે ક્રિકેટના આ પ્રકારમાં રૈનાની ઝડપી બેટિંગ અનન્ય હતી

શ્રી મોદીએ કહ્યું કે તેણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ દરમિયાન રૈનાને રમતાં જોથો હતો તેની શાનદાર ઇનિંગ્સે ભારતની ટીમની જીતમાં મોટો ભાગ ભજવ્યો શ્રી મોદીએ કહ્યું કે મોટાભાગના ચાહકો કવર ડ્રાઇવ પરની તેની ફિલ્ડિંગને યાદ રાખશે

માહિતી અને પ્રસારણ મંત્રાલય અને રાષ્ટ્રીયફિલ્મ વિકાસ નિગમ એન

દ્વારા ઓનલાઇન શોર્ટફિલ્મ સ્પર્ધા યોજવામાં આવી હતી આ વર્ષે સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં લોકોમાં દેશભક્તિની ભાવના પ્રગટાવવાનો હેતુ છે

આ સ્પર્ધાને લઈને દેશભક્તિ અને રાષ્ટ્રની પ્રગતિ માટેના વિષયને કેન્દ્રમાં રાખી સ્પર્ધા યોજી હતી મંત્રાલયે આજે આ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરી છે અભિજિત પોલ દિગ્દર્શિત ટ્રંકી ફિલ્મ એમ આઈ ને એક લાખ રૂપિયાનું પહેલું ઇનામ મબ્યું છે જ્યારે દેવજો સંજીવ દિગ્દર્શિત અબ ઇન્ડિયા બનેગા ભારતને બીજું ઇનામ મળ્યું છે

યુવરાજ ગોકુલ દિગદર્શિત દસ રૂપિયા નામની ફિલ્મને ત્રીજું ઇનામ જાહેર થયું છે

આઠ ટૂંકી ફિલ્મોને વિશેષ ઉલ્લેખ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે એક ટ્વીટમાં શ્રી જાવડેકરે તમામ સહભાગીઓના યોગદાન બદલ આભાર માન્યો હતો અને ટૂંકી ફિલ્મની સ્પર્ધાને સફળ બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા

ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માલદીવની મુલાકાત દરમિયાન આ સેવા માટે સહમતી થઈ હતી આ સેવા કેરળના કોચી અને તમિલનાડુના થુથુકુડીને માલદીવની રાજધાની માલે સાથે જોડશે મુસાફરો અને નૂર પરિવહન સેવા માટે બંને દેશો વચ્ચે ગયા વર્ષે કરાર પર હસ્તાક્ષર થયા હતા દસ દિવસમાં બંને તરફની યાત્રા પૂર્ણ થાય છે આ સેવા શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે આ સેવા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને ગતિ આપશેએવી અપેક્ષા છે આજ હાજોમાં ફળો અને શાકભાજી ઇંડા અનાજ તેમજ વિદ્યુત મશીનરી અને સાધનો દવાઓ બાંધકામ સામગ્રી રેતી કપડાં અને કાપડ જેવી ચીજો પણ મોકલવામાં આવશે

સી એમ